શ્રી મોદી બટન દબાવીને આ યોજનાના પસંદ કરાયેલા ખેડૂતોને બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો વિજાણુ માધ્યમથી આપવામાં આવ્યો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ પ્રમાણપત્રો પણ શ્રી મોદીના હસ્તે અપાયા

એમ

જેમાં રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો યોજનાના લાભાર્થી ખેડૂતોને તારવી કાઢશે શ્રી મોદીએ ખેડુત સમારોફ બાદ જનસભાને સંબોધન કર્યુ તેમજ ગોરખપુરમાં વિવિધ મોટી યોજનાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું

તદ ઉપરાંત દેશમાં શફીદ સ્મારક બનાવવાની વાત જણાવી ફતી પુલવામાં થયેલ આંતકી ફુમલાના વળતા જવાબની કાર્યવાહીની મકમતા બતાવી હતી આરતીબેન ભદ્દ નાણા મંત્રી નીતિનભાઈ પટેલ અછતની સ્થિતિનો સામનો કરવા સરકાર ગંભીર છે એમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવનો જવાબ આપતાં જણાવ્યું હતું કે અછતની સ્થિતિ અબોલ જીવોની જરૂરિયાતો અને લોકોના પ્રશ્રોને રાજય સરકાર ગંભીરતાથી લઈ રહી છે શ્રી કાંતિભાઈ સોઢા પરમારના છેલ્લાં દિવસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં શ્રી નીતિનભાઈ પટેલે આ માહિતી આપી હતી

જે સુચિત કામગીરી માર્ચ મહિનાના અંત સુધી પુર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ જિલ્લામાં ધીમી ગતિએ ચાલતા મહેસુલી રેકર્ડ ઓનલાઈન કરવાની કામગીરીને ધ્યાને લઈ ફાલમાં કચ્છ જિલ્લાના પાંચ તાલુકામાં જ મહેસુલી રેકર્ડ ઓનલાઈન થવાની કામગીરી પુરી થઈ છે કલેક્ટર કચેરીની મહેસુલ શાખાના સત્તાવાર સુત્રો પાસેથી મળેલી વિગત અનુસાર કચ્છ જિલ્લો મોટો હોવાથી નિયત સમયમાં તમામ કામગીરી પુર્ણ થવાની શક્યતા નથી

શાળા દ્રારા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે થયેલ ભુલોને લીધે વિધાર્થીઓને જ્યારે ફોલટીકીટ મળે છે ત્યારે તેમાં ભુલ સુધારવા માટે ગાંધીનગર સુધી ધક્કા થતાં તેમજ પરીક્ષાના નજીકના સમયમાં માનસિક તાણ વિધાર્થીઓ તેમજ વાલીઓને ન થાય તે માટે આ કાર્યવાફી કરવામાં આવી છે

જનરલ ફોસ્પિટલમાં રીફર કરવામાં આવી ફતી કુકમાં કોમ્યુનીટી ફોલમાં યોજાયેલા કેમ્પમાં ગેઈમ્સના ડોક્ટર ઉર્વાંન્ગી ઠક્કરે સેવા અને સારવાર આપી હતી તેમજ બહેનોને ફિમોગ્લોબીન તેમજ કેન્સર જેવા રોગને ઉગતો ડામી દેવા માર્ગદર્શન આપ્યુ ફતું તથા વિનામુલ્યે જરૂરીયાતમંદ વ્યક્તિને દવા પુરી પાડવામાં આવી હ્તી